દિલ્હીની એઇમ્સ સંસ્થાના આઇસીયુમાં નિષ્ણાત ડોકટરો તેમની સારવાર કરી રહ્યા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ તેમજ અન્ય પક્ષોના વરિષ્ઠ અગ્રણીઓએ શ્રી જેટલીના અવસાન અંગે ઉંડા દ્દઃખની લાગણી વ્યક્ત કરી હતી રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં વિદ્વાન વકીલ કુશળ સાંસદ અને આગવા નેતા ઓળખાવી જણાવ્યું હતું કે રાષ્ટ્રઘડતરમાં તેમને નોંધપાત્ર કામગીરી કરી છે ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુએ જણાવ્યું છે કે શ્રી જેટલીનું નિધન તેમના માટે વ્યક્તિગત રીતે અને દેશ માટે પણ મોટું નુકસાન કહી શકાય પ્રધાનમંત્રી મોદીએ વિરાટ રાજનીતીજ્ઞ બુદ્ધિમાન અને કુશળ નેતા ગણાવીને ભારત માટે તેમણે ઘણું યોગદાન આપ્યું હતું તેમ જણાવ્યું છે પ્રધાનમંત્રીએ શ્રી જેટલીના પત્ની અને પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના આપી હતી ગૃહમંત્રી અમિત શાહે પણ સ્વર્ગસ્થ જેટલીને ભાવભરી શ્રધ્ધાંજલિ આપી છે તેમણે જણાવ્યું છે કે તેમના નિધનથી મને વ્યક્તિગત ખોટ પડી છે તેમનો સાથ અને માર્ગદર્શન મને વર્ષો સુધી મળ્યા હતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શ્રી જેટલીને કુશળ વકીલ અને કાર્યક્ષમ રાજનેતા ગણાવ્યા છે

ભૂતપૂર્વ નાણાંમંત્રીશ્રી અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઇમ્સમાંથી તેમના નિવાસસ્થાને લઇ જવાયો છે

જેથી લોકો સદગતને શ્રદ્ધાંજલિ આપી શકે ત્યાર બાદ સદગતના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરાશે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના અવસાન અંગે રાજ્યભરમાંથી વિવિધ પક્ષો અને માહનુભાવો તરફથી શ્રધ્ધાંજલિ સંદેશા મળી રહ્યા છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્વ અરૂણ જેટલીના દુઃખદ નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે તેમણે શોક સંદેશામાં જણાવ્યું છે કે તેઓ વિલક્ષણ અને કર્મઠ રાજનિતિજ્ઞ તેમજ સંનિષ્ઠ કાર્યકર હતા તેમના નિધનથી રાષ્ટ્રે સંનિષ્ઠ રાજનિતિજ્ઞ ગુમાવ્યા છે જેની ખોટ ક્યારેય પુરી શકાશે નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્વર્ગસ્થ જેટલીને શ્રધ્ધાંજલિ આપી છે મુખ્યમંત્રીએ જેટલીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું તેનું સંસ્મરણ તાજુ કર્યું હતું તેઓએ દેશના નાણાં મંત્રી તરીકે આર્થિક સુધારણા અને નાણાંકીય શિસ્ત ક્ષેત્રે પહેલ રૂપ નિર્ણયો કર્યા હતા મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અરૂણ જેટલીના અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહેશે

તેમણે રાજનૈતિક શુદ્ધતા તેમજ બૌધ્ધિક નેતાના રૂપમાં દેશ હંમેશા યાદ રાખશે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડચાએ શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે સ્વર્ગસ્થ અરૂણ જેટલીની બહુમુખી પ્રતિભાની ખોટ ક્યારેય પૂરી થઈ શકશે નહીં સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ખેડા જિલ્લાની કૃષ્ણ નગરી એવા ડાકોરમાં આજે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે અને ડાકોર નગરી કૃષ્ણમય બની છે

શ્રધ્ધાળુઓ રાજાધિરાજ રણછોડરાયજીની દર્શન કરી રહ્યા છે

વહેલી સવારે ભગવાન શામળીયાના કપાટ ખુલતા જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી શ્રધ્ધાળુઓ ભગવાન કાળિયા ઠાકરના મંગળા દર્શન કરી ધન્ય બન્યા હતા

રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે વિવિધ મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે

એક પરંપરા મુજબ ગ્રામીણ મહિલાઓ તળાવની માટીમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ બનાવી આભૂષણો પહેરાવી જાગરણ કરે છે

બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બીજી બસ સાથે અથડાતા બસ પલટી ખાઈ ગઈ હતી

જિલ્લા ક્લેક્ટર આઈ

પટેલ સહિત લોકો બચાવ કામગીરીમાં રોકાયા હતા

આને કારણે ગ્રામ્યજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જિલ્લાના નાની રાફુદર પીપર અને ડોઢિયા ગામોમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળાઓ અને ચેકડેમો ઓવરફલો થઈ ગયા છે